સરકાર પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે આ જિલ્લાઓમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે

સી એમ આર એ આજે કોવેક્સિનના ત્રણ ટ્રાયલના વચગાળાનાં પરિણામો જાહેર કર્યા છે

એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું છે કે બીજા વચગાળાના પરિણામોએ બતાવ્યું હતું કે ભારતની આ સ્વદેશી રસીએ કોવીડ રોગ સામે મજબૂત પ્રાથમિક અસરકારકતા દર્શાવી હતી

આ બધા દર્દીઓ વેન્ટિલેટર પર હતા રાજ્ય સરકારે આ ઘટનાની ઉચ્ય સ્તરીય તપાસના આદેશ આપ્યા છે આ હોસ્પિટલ નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયાલિત છે અને ઓક્સિજન ટાંકી ખાનગી કંપની ચલાવે છે

મતદાન આવતીકાલે સવારે સાતથી સાંજે સાડા છ વાગ્યા સુધી યાલશે યૂંટણી પંચે યૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવા વીવીપીએટી સાથે દરેક મતદાન મથક પર ઇલેક્ટ્રોનિક મતદાન મશીનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે ચૂંટણીના સંચાલન માટે પૂરતી સંખ્યામાં ઇવીએમ અને વીવીપીએટીની ખાતરી કરવામાં આવી ચૂકી છે કોવિડ રોગયાળાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે વધુમાં વધુ એક હજાર મતદારોના બૂથ ઉભા કરવા સુચના આપેલી છે

દરેક મતદાન કેન્દ્રમાં પીવાના પાણી છાંયડાની વ્યવસ્થા શૌયાલયની સુવિધા લાઇટિંગ વિકલાંગો માટે યોગ્ય ઢાળ જેવી ન્યૂનતમ સુવિધાઓ અપાશે મતદાન મથક પર મતદારોનું થર્મલ સ્કેનીંગ કરવામાં આવશે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના બાકીના ત્રણ તબક્કાઓ માટેના પ્રચાર સમયને ઘટાડવાનો નિર્ણય લીધો છે

કોંગ્રેસ ડાબેરી પક્ષો અને તેમના ભાગીદાર ભારતીય સંયુક્ત સેક્વ્ય્લર મોરયાના બેનર હેઠળ લડી રહ્યા છે

નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ ધરાવતી અન્ય કેટલીક ચીજોમાં અનાજ સોયા મસાલા ખાંડ કપાસ તાજાં શાકભાજી પ્રક્રિયા કરેલાં શાકભાજી અને આલ્કોહોલિક પીણાંનો સમાવેશ થાય છે